વિવિધ સ્થળોએ યોગ અભ્યાસ અંગેના કાર્યક્રમોનું આયોજન

એમ

દ્વારા અપાયેલ ડૉક્ટરોની હડતાલને રાજ્યમાં મિશ્ર પ્રતિસાદ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ ડૉક્ટરોએ હડતાલ પાછી ખેંચી

હવામાન વિભાગે જણાવ્યું છે કે દરિયા કિનારો ઓળંગ્યા પછી વાયુ વાવાઝોડું ઉત્તર ગુજરાત તરફ આગળ વધે તેવી સંભાવના છે ભૂજ હવામાન કચેરીના વૈજ્ઞાનિક રાકેશ કુમારે જણાવ્યું છે કે વાયુના કારણે કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે અને પવનની ગતિ હૃપ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે રાજ્ય સરકારે કચ્છ જિલ્લા માટે એન ડી આર એફ ની પાંચ ટીમો ફાળવી છે તેવી જ રીતે તાકીદની પરિસ્થિતિમાં વહિવટીતંત્રની સહાય કરવા બી એસ એફ ની બે કંપનીઓ સજ્જ રાખવાની વિનંતી કરાઇ છે

ગઇકાલે મધરાત સુધી કોઇપણ નાગરીકને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા નથી પણ દરિયાકાંઠા વિસ્તારમાં રહેતા લોકોને કોઇપણ વખતે સ્થળાંતર માટે સજ્જ રહેવા સૂચના અપાઇ છે બંદર ખાતેના કામદારોને તેમની કોલોનીમાંથી ખસેડવામાં આવ્યા છે

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મીડિયા સન્માન પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મિડીયા સાથે સંકળાયેલા મીડિયા ગ્રહોને એનાયત થશે ત્રણ શ્રેણીઓ હેઠળ તેત્રીસ સન્માન એનાયત થશે ભારતીય અને અંગ્રેજી ભાષાની શ્રેણી હેઠળ બેસ્ટ મીડિયા કવરેજ ઑફ યોગા ઇન ન્યૂઝપેપર્સ ટેલીવીઝન અને રેડિયો એનાયત થશે સન્માનમાં સ્પેશ્યિલ મેડલ અને પ્રશસ્તિપત્ર અપાશે

આંતરરાષ્ટ્રીય યોગ દિનના અગ્રિમ પ્રચારના ભાગ રુપે ક્ષેત્રિય લોકસંપર્ક કાર્યાલય દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધુમડ ગામમાં યોગ વિશે લોકજાગૃતિ વધારવા વિશેષ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ નર્મદા કિનારાની મુલાકાત લઇ નર્મદાની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને નર્મદામાં વ્ધુ પાણી છોડવા સરકારમાં રજૂઆત કરી હતી જેના પગલે સરકારે દર અમાસે અને પ્રનમે નર્મદામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે

એમ

પીટીઆઇ સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ રાજ્યમાં અમદાવાદ સુરત રાજકોટ વડોદરા અને જામનગર સહિત કેટલાક સ્થળોએ જૂનિયર ડૉક્ટર અને ઇન્ટર્ન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા રાજ્યની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ઓ પી ડી સેવા ગઇકાલે બંધ રખાઇ હતી

ડૉક્ટરોની હડતાલ ભાવનગરમાં પણ જોવા મળી હતી શહેરના ડૉક્ટરોએ એક દિવસની હડતાલ પાડી હતી